પીએમ પાક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા તે અંગે ઉચ્ય સુરક્ષા અધિકારીઓ સાથે આજે સમીક્ષા બેઠક કરી સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશ સચિવ અને ઉચ્યસ્તરીય સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા ટવીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની મોટા હમલાની યોજના નિષ્ફળ બનાવી છે શ્રી મોદીએ કહ્યું કે સુરક્ષા દળોએ વધુ એકવાર બહાદુરીનો પરીયય આપ્યો છે અને તેમની સતર્કતાને લીધે જમ્મુ કાશ્મીરમાં સૌથી નીચલા સ્તરની લોકતાંત્રિક પ્રક્રિયાને લક્ષ્ય બનાવવાની આતંકીઓની યોજના નિષ્ફળ બની છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

છઠ પૂજા સૂર્યદેવ અને તેમની પત્ની ઉષાની આરાધના માટે ઉજવાય છે આ પર્વ દરમિયાન લોકો પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા ઉર્જા અને જીવન શક્તિના દેવ એવા સુર્ય દેવતાને ધન્યવાદ અર્પણ કરે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ

શ્રી વિજ રસીના ત્રીજા તબકકાના ટ્રાયલ માટે રાજયના પ્રથમ વોલેન્ટીયર બન્યા છે રસી લીધા બાદ તેઓને થોડા સમય માટે નીરીક્ષણ હેઠળ રખાયા હતા અગાઉ રસીનો ડોઝ આપતા પહેલા મંત્રીશ્રીના કેટલાક પરીક્ષણો કરાયા હતા વીજે કહયું કે કોવીડની રસીના ટ્રાયલ ડોઝ લેવા નોંધણી કરાવનાર તેઓ દેશના પ્રથમ કેબીનેટ મંત્રી છે

મુંબઇના મેયરના જણાવ્યા અનુસાર મુંબઇમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોના પગલે આ નિર્ણય લેવાયો છે